આજે સવારે પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદીરે પુજા અર્ચના કરી

જમ્મ્ અને કાશ્મીરના બધા જ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાશે આ યોજના અંતર્ગત જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને વિના મૂલ્યે આરોગ્ય વીમા યોજનાના લાભ મળશે દરેક પરિવારને ફ્લોટરના આધારે પાંચ લાખ રૂપિયા સુધી વીમાનો લાભ મળશે

પીએમ જય યોજના હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલોમાં આ યોજના હેઠળ આરોગ્ય સેવાઓ અપાશે આ યોજનાના લાભો સમગ્ર દેશમાં પોર્ટ થવા પાત્ર રહેશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્ન મોદીએ જણાવ્યું કે જમ્મ્ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઇ હતી

પ્રધાનમંત્રી કહ્યુંકે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ્ય માટે કેટલાય ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ પગલા ભર્યા છે નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા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

રાષ્ટ્રપતિ દીવ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવ ખાતે વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યુ ગઇકાલથી દીવની યાર દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે આજે સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી તેઓ આવતીકાલે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસની દીવની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઇકાલે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા રાજકોટ ક્લેક્ટર સુશ્રી રૈમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે તેમણે ચર્ચા વિયારણા કરી હતી

જેડીયુ બેઠક જનતા દળ યુનાઇટેડ પક્ષની બે દિવસ માટેની કારોબારીની બેઠકનો આજે પટનામાં આરંભ થશે બિહાર વિધાનસભાની ચુંટણી પછી પક્ષની કારોબારીની બેઠક પહેલીવાર યોજાઇ રહી છે પક્ષના અધ્યક્ષ નીતીશકુમારના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં બિહાર વિધાનસભાના પક્ષના દેખાવની સમીક્ષા કરાશે આ ઉપરાંત આ બેઠકમાં આસામ અને બંગાળમાં આવતા વર્ષે યોજનારી વિધાનસભાની યુંટણીમાં પક્ષની વ્યુહરચનાને આખરી ઓપ અપાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અન્ય રાજયોમાં આસામ પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે દરેક રાજ્યના બે બે જિલ્લા હોસ્પિટલ સામુદાથિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પૂર્વ અભ્યાસ માટે પાંચ સત્રોનું આયોજન થશે ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રાલય અને કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને તમામ પૂર્વ અભ્યાસ બાદ વિગતવાર માહિતી અપાશે રસીકરણ માટે માનવ સંસાધન ક્ષમતાને સૂદ્રઢ કરવા અને રસીકરણના પ્રારંભિક તબક્કા માટે વિસ્તૃત કાર્યક્રમ ઘડાયો છે

જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે સુચિત યોજનામાં બંદરો તથા રાષ્ટ્રીય જળમાર્ગોની નજીક ગોદામોની સુવિધા ઉભી કરાશે આમ થવાથી નાના ઉદ્યોગોને માલનો સંગ્રહ વધારવા પરીવહન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે એવી જ રીતે દરીયાઇ માર્ગે આયાત કરાતા કે નિકાસ કરતા વેપારીઓને કામગીરીમાં સરળતા રહેશે એવી જ રીતે દરીયાકાંઠા વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે દેશમાં બંદર આધારીત વેપારને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે

ભારતની શરૂઆત નબળી રહી ભારતે એક પણ રન નોંધાવ્યો ન હતો ત્યારે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી હતી

રેલવે ઇ ટીકીટ રેલવે મંત્રી પિયૂષ ગોયલે ઇલેકટ્રોનિક માધ્યમથી ટિકિટ બુક કરાવવાની ઇ ટિકિટ પદ્ધતિમાં થઇ રહેલા સુધારાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી

તેથી વેબસાઇટમાં જરૂરી સુધારા કરવા તમામ શક્ય પ્રયાસો થઇ રહ્યા છે

જેમાં કેટલાક પ્રદેશોની ઓળખ તેમજ અપરાધનું પ્રમાણ ઘટાડવા તેમજ અપરાધીઓને પકડવા માટે સંયુકત રાત્રી પેટ્રોલીંગ અંગે કેટલાક નિર્ણય લેવાયા હતા